પોલીસ સંભારણા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સહિત મહાનુભાવોએ ફરજ પાલન માટે પ્રાણની આહુતિ આપનારા પોલીસ જવાનોને અંજલિ પાઠવી કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇન્સ્ટીટ્યૂટ ઓફ યાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડીયા અને સર્ટીફાઇડ પ્રેક્ટીંસીંગ એકાઉન્ટસ પાપુઆ ન્યૂ ગિની વચ્ચે હિસાબો નાણાકીય અને ઓડીટ આધારિત કામોમાં કાર્યક્ષમતા વધારવા અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી છે કેન્રિમતશ્રૂ કમ્યલધુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી નિતિન ગડકરીએ આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન દ્વારા નિર્મિત ખાદી પગરખાના વેચાણનો શુભારંભ કરાવ્યો યૂંટણીપંચે રાજ્યોમાં યૂંટણી પ્ર ચાર દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ભીડથી બચવાના નિયમોના ભંગ અંગે લાપરવાહી દર્શાવવાની બાબતને ગંભીર ગણાવી છે ઓસ્ટ્રેલિયાને વાર્ષિક યુધ્ધ અભ્યાસ માલાબારમાં ભાગ લેવા આમંત્રિત કરવાના ભારતના નિર્ણયને અમેરિકાએ સમર્થન આપ્યું છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની રક્ષા ખાતર જાન ફેસાની વ્હોરનારા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી છે

વેંકૈયા નાયડુએ તમામ પોલીસ કર્મીઓને તેમની ફરજ નિષ્ઠા અને સર્વોચ્ય બલિદાન બદલ અંજલિ અર્પી છે એક ટ્વીટ સંદેશમાં શ્રી નાયડુએ કહ્યું કે પોલીસ જવાનોના બલિદાન શૌર્ય અને કટિબદ્વતા બદલ દેશ તેમનો ઋણી છે

કેબિનેટ એમઓયુ કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડીયા આઇસીએઆઇ અને સર્ટીફાઇડ પ્રેક્ટીંસીંગ એકાઉન્ટસ પાપુઆ ન્યૂ ગિની વચ્ચે હિસાબો નાણાકીય અને ઓડીટ આધારિત કામોમાં કાર્યક્ષમતા વધારવા સાથે મળીને કામ કરવા અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી છે કેબિનેટે આઇસીએઆઇ અને મલેશિયન ઇન્સિટીટ્યૂટ ઓફ સર્ટીફાઇડ પબ્લિક એકાઉન્ટસ વચ્ચેના પરસ્પર સમજૂતી કરારને પણ મંજૂરી આપી છે આથી કોઇપણ સંસ્થાના યોગ્ય લાયક ચાર્ટડ એકાઉન્ટન્ટ સભ્યોને તેમની હાલની લાયકાત માટે ક્રેડિટ મેળવીને અન્ય સંસ્થામાં જોડવા માટે સક્ષમ બનાવી શકાય મંત્રીમંડળે આજે ભારત અને નાઇજેરિયા વચ્ચે બાહ્ય અવકાશ સંશોધન અને શાંતિપૂર્ણ ઉપાયો તેમજ હેતુ માટે સહયોગ અંગેના સમજૂતી કરાર બાબતે પણ જાણકારી આપી હતી આ વર્ષે જૂન માસમાં બેંગ્લૂરૂમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા આ સમજૂતી કરાર ઉપગ્રહ સંદેશાવ્યવહાર ઉપગ્રહ નેવીગેશન અંતરિક્ષ વિજ્ઞાન અને બાહ્ય અંતરિક્ષ સંશોધન જેવા ક્ષેત્રે ગતિવિધિ અને સંભાવનોઓ વિશે જાણકારી મેળવવા માટે પ્રોત્સાહન આપશે

આ પગરખા ખાદી સિલ્ક કે ખાદી સૂતરના કાપડમાંથી બનેલા છે

વી સી

શ્રી ગડકરીએ કહ્યું કે આવા અનોખો આર્કષક ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખૂબ માંગ ધરાવશે તેમજ કારીગરો માટે નવી અને વધુ રોજગારીના અવસર ઉપલબ્ધ કરશે શ્રી ગડકરીએ કહ્યુ કે ખાદી પગરખા એ અનોખુ ઉત્પાદન છે તેમજ તેનો ભાવ પણ વાજબી છે શ્રી ગડકરીએ આંતરરાષ્ટ્રીય બજારની માગંને ધ્યાનમાં રાખતા ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનને અન્ય કલામતક ચીજ વસ્તુઓ ચામડાના હેન્ડબેગ પર્સ વોલેટ વગેરે વિકસાવવા પણ વિનંતી કરી હતી તેમણે કહ્યુ હતુ કે ખાદી ઇન્ડિયા પાંચ હજાર કરોડ રૂપિયાનુ ટર્નઓવર મેળવી શકેછે કેન્રિઇનથ સૂક્મા લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી પ્રતાપચંદ સારંગીએ કહ્યું કે ખાદી પગરખા પર્યાવરણ અનુકુળ તેમજ પગની ત્વયા માટે સારા છે જેમાં ખાદીના કારીગરોની મહેનત રંગ લાવી છે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

પંચે રાજકીય પક્ષોને યૂંટણી પ્રક્રિયા દરમિયાન સર્તક અને સાવધાનીપૂર્વક વર્તવાની વાત ખાસ દોહરાવી છે ચૂંટણીપંચે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને જીલ્લાના અન્ય અધિકારીઓને ઉમેદવારો આયોજકોને કોવિડ માર્ગદર્શિકાના કડક પાલન અંગે સૂચના આપવા જણાવ્યું છે અને યોગ્ય લાગે તો તેમના વિરૂધ્ધ કાયદા પ્રમાણે કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે બધા જ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના રાજકીય પક્ષોના મુખ્ય સચિવને અધ્યક્ષને લખેલા પત્રમાં યૂંટણીપંચે જણાવ્યું છે કે જનસભાઓમાં સુરક્ષિત સામાજીક અંતરના નિયમનું ઉલ્લંઘન તેમજ માસ્ક પહેર્યા વગર ભીડમાં સંબોધન કરવાની ઘટના સામે આવી છે જે માત્ર ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું જ ઉલ્લંઘન નથી પરંતુ કોવિડ મહામારી દરમિયાન જનતાની તેમજ સ્વયંની સામે પણ સંક્રમણનો ખતરો ઉભો કરવા જેવી ગંભીર બાબત છે

અમેરિકી સાંસદીએ કહ્યું છે કે અમેરિકા અને ભારત કવાડ સભ્યોની સાથે સાથે ન્યૂઝીલેન્ડ દક્ષિણ કોરિયા અને વિચેતનામ સાથે પણ મંત્રણા કરી શકે છે

આ દરમિયાન વિશ્વ વ્યાપાર સંગઠનમાં નિયમ આધારિત પારદર્શી વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થા રાખવાની જરૂરિયાત પર પણ મહત્વપૂર્ણ ચર્ચા થઇ હતી બંન્ને નેતા આવી મુદ્દે સંપર્કમાં રહેવા અને બધા જ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ મજબૂત બનાવવા સહમત થયા હતા

સરહદથી જોડાયેલા મુદ્દા અંગે આસામના ગૃહસચિવ જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠી અને મિઝોરમના ગૃહસચિવ લાલ બિઆકસાંગી વચ્ચે લૈલાપુર પાસે સૈન્ય શિબિરમાં સૌફાર્દપૂર્ણ વાતાવરણમાં યર્ચા યોજાઇ હતી શનિવારે સાંજે બન્ને રાજ્યોની સરહૃદ પર આગચંપીની ઘટના થઇ હતી

મિઝોરમના ગૃહસચિવે આસામ તરફથી આવતી ટ્રકો અને ટ્રકો ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરાશે તેમ જણાવી આસામ સરકારને ફસાયેલા વાહનોની અવરજવર શરૂ કરવા આગ્રહપૂર્વક જણાવ્યું હતુ

કેબિનેટ જે એન્ડ કે કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા કાશ્મીરમાં ચાલુ સીઝનમાં સફરજનની ખરીદી માટે બજારના હસ્તક્ષેપની યોજનાને મંજૂરી આપવામાં આવી છે કેન્દ્રિય ખરીદ એજન્સીને નેફેડ દ્વારા સફરજનની ખરીદી કરાશે